આ પ્રસંગે શ્રી તોમરે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે શ્રી તોમરે કહ્યું કે સરકાર કૃષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબુત બને અને તેની કામગીરી વધે તેવા પ્રયાસ કરશે એવી જ રીતે કૃષિમંત્રીએ લધુત્તમ ટેકાના ભાવોની પ્રથા ચાલુ રહેશે તેવી ખાતરી સરકાર વતી આપી હતી ખેડૂતોના પ્રતિનિધિઓએ કૃષિને લગતાં ત્રણે ધારાઓની બંધારણીય માન્યતા વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ગઇકાલે સાંજે ગાંધીનગરમાં સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કોરોના રસી વિતરણના માળખા અંગે માહિતી આપી હતી

રાજ્ય સરકાર દ્વારા દુર્ગમ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે બે હજાર એકસો નેવ્યાંશી કોલ્ડ ચેન પોઇન્ટ પણ તૈયાર કર્યા છે

બીજા તબક્કામાં પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવામાં આવશે જેમાં પોલીસ કર્મચારીઓ સફાઇ કર્મચારીઓનો સમાવેશ થાય છે આ તમામની સંપૂર્ણ વિગતો પણ તૈયાર રાખવામાં આવી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે રિર્સય વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પેગીહીપ એ માન્ય દવા છે

અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રે ગયા મહિને બીજા તબક્કાના પરીક્ષણો પુરા કર્યા હતા જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઇ હતી આ સિવાય ઝાયડસે ઝાયકોવિ ડી રસીના બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા છે

છઠ્ઠા ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદ્દઘાટન સમારોહને સંબોધન કરતાં મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુજબ જણાવ્યું હતું મંત્રી શ્રી પ્રધાને વૈજ્ઞાનિકોને એવા ઉત્પાદનો તૈયાર કરવા આહ્વાન કર્યું હતું કે જે દુનિયાના શ્રેષ્ઠ ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકે સમાજના વિકાસમાં વિજ્ઞાન અને નવીનીકરણની ભૂમિક અંગે તેમણે જણાવ્યું કે આર્થિક વિકાસ અને સામાજીક લાભ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં યોગ્ય ઉપયોગ વિના આત્મનિર્ભરતા હાંસલ ન થઇ શકે કેન્દ્રિય સમિતિ તમિલનાડું અને પુડુચેરીમાં તાજેતરમાં ત્રાટકેલા નિવાર વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની જાતમાહિતી મેળવવા કેન્દ્રની આંતર મંત્રાલયની સમિતિ આજે ચેન્નાઇ પહોંચી છે આ સમિતિ આવતીકાલે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોવાળા આઠ જિલ્લાઓમાં થયેલા નુકસાનનું આકલન મેળવશે

કેન્દ્રિય ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ અઝિહોત્રીના વડપણ હેઠળની આ સમિતિમાં કૃષિ રાજમાર્ગ નાણા ઉર્જા ગ્રામીણ વિકાસ અને જળસંસાધન વિભાગના અધિકારીઓ સામેલ છે

વધુ સમાચાર